ઔષધ મહાનિયંત્રક વી

સોમાણીએ ગઈકાલે એક પત્રકાર પરીષદમાં આ બંને રસીને મંજુરી આપવાની જાહેરાત કરી ડીસીજીઆઇએ કહયું કે બંને રસીઓના આયાતકાલીન ઉપયોગની વિશેષ સમિતિની ભલામણ પછી આ સ્વીકૃતિ આપવામાં આવી છે સાથે જ કેડીલા હેલ્થકેરને ત્રીજા તબકકાની કલીનીકલ ટ્રાયલ હાથ ધરવાની મંજુરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રથાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે બંને રસીઓનો ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરૂણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે ગૃહમંત્રી અમીત શાહે આ બંને રસીઓને અપાયેલી મંજુરીને એક મોટી ઉપલબ્ધી ગણાવી છે ટવીટ સંદેશામાં તેમણે દેશના આ ગૌરવપુર્ણ ક્ષણ માટે વૈજ્ઞાનીક સમુદાયને અભિનંદન આપ્યા

તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના ચારમાંથી બે પ્રશ્નોના ઉકેલ વિષે સહમતી સધાઈ છે તેમાં પહેલો પર્યાવરણને લગતો અને બીજો વીજળીધારાને લગતો છે શ્રી તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લધુત્તમ ટેકાના ભાવ અને ગંજબજારની વ્યવસ્થા પહેલાંની જેમ જ ચાલુ રહેશે જોકે લધુત્તમ ટેકાના ભાવનો કાયદો અને બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેના તફાવતનો મુદ્દો નવી રચાનારી વિશેષ સમિતિને સોંપવામાં આવશે

તેઓ નેશનલ એટોમીક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય રાષ્ટ્રને સમર્પિત કરશે અને રાષ્ટ્રીય પર્યાવરણીય ધોરણ પ્રયોગશાળાનો શિલાન્યાસ કરશે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહેશે

તે પ્રતિ દિવસ એક કરોડ વીસ લાખ મેટ્રીક ટન સ્ટાન્ડર્ડ કયુબીક મીટર પરીવહન ક્ષમતા ધરાવે છે તેનાથી એરનાકુલમ થ્રીસુર પાલકકડ મલ્લાપુરમ કોઝીકોડ કન્નૂર અને કાસરગૌડ જીલ્લાઓમાં થઇને કેરળના કોચ્ચીમાં તરલ પ્રાકૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ પરીવહન કરવામાં આવશે આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી આ પાઈપલાઈનનું નિર્માણ વિશેષ ઈજનેરી ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું છે

આ પાઈપલાઈન દ્વારા રહેઠાણમાં પ્રાકૃતિક ગેસ પીએનજી અને વાહનવ્યવહાર ક્ષેત્રમાં સીએનજીનો જૂથ્થો પૂરો પાડશે